અસંગઠીત ક્ષેત્રના કામદારોને પેન્શન પુરું પાડતી આ યોજના હેઠવ નિવૂતિ બાદ ત્રણ હજાર રૂપિયાના પેન્શનની જોગવાઇ કરવામાં આવી છે

સી દ્વારા શરુ કરાયેલી આ યોજના અંતર્ગત લાભાર્થી ઉપરાંત સરકાર દ્વારા પજ્ઞ ફાળો આપવામાં આવશે

ચંદ્રવદન પદ્ટણી માનધન યોજના પ્રધાનમંત્રી માનધન યોજનાનો શુભારંભ ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતની ધરતી પરથી કરવામાં આવ્યો ત્યારે આ યોજનાનો સમગ્ર દેશમાં એક સાથે અનેક સ્થાનો પરથી પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો કચ્છ જિલ્લાના આર્થિક પાટનગર ગાંધીધામ ખાતે ગુજરાત રાજ્યના સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહિર કચ્છના સાંસદ સભ્ય શ્રી વિનોદ ચાવડા ગાંધીધામ મતવિસ્તારના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરીની ઉપસ્થિતિમાં આ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો

આ પ્રસંગે કચ્છના સાંસદ વિનોદ યાવડાએ કેન્દ્રની સરકારે વિવિધ યોજનાઓ થકા દેશના ગરીબો વંચીતો શોષિતો કિસાનો યુવાનો અને સમાજના તમામ ક્ષેત્રના લોકોની ચિંતા કરી હોવાની વાત કરી હતી રાજ્યમંત્રી શ્રી વાસણભાઇ આહિરે હાલની કેન્દ્ર તેમજ રાજ્ય સરકારને ખરેખર ગરીબોની સરકાર ગણાવી ગરોબો માટે લાગુ પડેલ વિવિધ યોજનાઓ થકી વંચિતોના વિકાસ અને ઉન્નતી થઇ હોવાનું જણાવ્યું હતું

આ યોજનાથી કરોડો લોકોને વૃદ્ધવસ્થાની લાકડીનો સહારો મળી રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી

આ ઉપરાંત ભારાપર સંપ ખાતે ફીલ્ટરેશન પ્લાન્ટનું પણ લોકાર્પણ કરાયું હતું